ટેન્ડર દ્વારા ખરીદી નહીં કરવા સહિત ઘણાં મહત્વના નિર્ણયો કર્યા છે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચીન પાયલટે બળવો કરતા અશોક ગેહલોતના વડપણ હેઠળની રાજ્ય સરકાર સામે ગંભીર રાજકીય સંકટ ઉભું થયું છે

દેશમાં રમતગમત ક્ષેત્રની પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ કરવા અંગે આવતીકાલે રાજ્યોના રમતગમત મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરાશે

તેમણે વધુમાં કહ્યું કે કેટલાક અપક્ષ ધારાસભ્યોએ પણ તેમને ટેકો આપવાનું વચન આપ્યું છે શ્રી પાયલટે જણાવ્યું હતું કે આજે યોજાનારી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં તેઓ ફજાર રહેશે નહીં છેલ્લા બે દિવસથી શ્રી પાયલટ સાથે સંપર્ક થઈ રહ્યો ન હતો જોકે તેમના સમર્થકોએ જણાવ્યું હતું કે તેઓ દિલ્હીમાં છે

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ સદગત નગીનદાસ સંઘવીને એક સચોટ અને પ્રખર વિવેચક સમીક્ષક ગણાવીને કહ્યું હતું કે શ્રી સંઘવીના નિધનથી રાજ્યના સાહિત્યિક અને પત્રકારિતા જગતને ના પુરાય એવી ખોટ પડી છે

આજથી બજારો અને કાર્યાલયો સહિતની જાહેર પ્રવૃત્તિઓ અઠવાડીયામાં પાંચ દિવસ સુધી ચાલુ રહેશે અને બે દિવસ બંધ રહેશે રાજ્યમાં સપ્તાહમાં બે દિવસ સેનીટાશનની કામગીરી કરાશે